કાશ્મીરના શોપીયાં જિલ્લામાં સલામતીદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે લોકસભાની બાકીના ત્રણ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશથી ચાલી રહ્યો છે સોમવારે પાંચમા તબક્કાનું મતદાન થશે ભારતે જણાવ્યું છે કે ઈરાનથી ખનીજ તેલની આયાત કરવા અપાયેલી રાહત પાછી ખેંચવાના અમેરિકાના નિર્ણયથી ઉભી થયેલી પરિસ્થિતિની પહોંચી વળવા ભારત સજજ છે રશિયામાં ચાલી રહેલી અલી અલીયેવ કુસ્તી સ્પર્ધામાં ભારતના બજરંગ પુનીયાએ સુવર્ણચંદ્રક જીતી લીધો છે અને આઈપીલ ક્રિકેટમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મોહાલીમાં મુકાબલો થશે

ફણી ચક્રવાત પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે તેવી સંભાવના છે અને બંગાળના ઘણા વિસ્તારોમાં ફણીની અસરના લીધે વરસાદ શરૂ થયો છે બંગાળ સરકારે કોઈપણ પરિસ્થિતિ સાથે કામ લેવા પગલાં લીધા છે ફણી ચક્રવાતના લીધે દોઢ મીટર સુધીના દરિયાના મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે અમારા કોલકતાના સંવાદદાતા જણાવે છે કે દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં બંગાળ સરકારે સરકારી કર્મચારીઓની રજા રદ કરી છે સંબંધિત જિલ્લા વહિવટી તંત્રોને ખાસ અનુદાન ફાળવવામાં આવ્યું છે દક્ષિણ પૂર્વ રેલવેએ લાંબા અંતરની ઘણી ટ્રેનો રદ કરી છે

એવી જ રીતે ભારતીય તટરક્ષક દળ અને નૌકાદળે તેમના જહાજો અને હેલિકોપ્ટરો બચાવ કાર્ય માટે સજ્જ રાખ્યા છે

એવી જ રીતે ઓડીશાના ભુવનેશ્વર વિમાન મથકને આજે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે

આ અથડામણમાં સેનાના જવાનને ઈજા થઈ છે

સલામતી દળના જવાનોએ સંબંધીત વિસ્તારને ઘેરી લઈ શોધ અભિયાન શરૂ કરતા સામ સામે ગોળીબાર થયા હતા

દરમિયાન સોમવારે યોજાનારી પાંચમા તબક્કાની ચૂંટણી માટેનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે પૂરો થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના સીકર અને બીકાનેરમાં રેલીઓમાં સંબોધન કરશે ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ આજે જયપુરમાં ચૂંટણી પ્રચાર કરશે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રેવામાં જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બેતુલ જિલ્લામાં ચૂંટણી રેલીઓને સંબોધશે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ એકમના વડા રાજબબ્બર આજે ભોપાલમાં ચૂંટણી પ્રચાર કરશે

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં જ્યારે પી ચિદમ્બરમ મહારાજગંજમાં જાહેરસભાઓ યોજશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ગઈકાલે દિલ્હીમાં એક બેઠકમાં જણાવ્યું હતું કે પેટ્લીયમ મંત્રાલયના આયોજન મુજબ અન્ય તેલ ઉત્પાદક દેશો પાસેથી વધારાનો પુરવઠો મેળવવામાં આવશે દેશના આર્થિક હિતો ઉર્જા સલામતી તથા વેપારી હિતોને ધ્યાનમાં લઈ આવો નિર્ણય લેવાયો છે ઉલ્લેખનિય છે કે અમેરિકાએ ભારત ચીન ગ્રીસ ઈટાલી તાઈવાન જાપાન તુર્કી અને દક્ષિણ કોરીયાને ઈરાનથી ખનીજ તેલની આયાત પરના તેણે જાહેર કરેલા પ્રતિબંધમાં છ માસની આપેલી રાહતની અવધી ગઈકાલે પૂરી થઈ છે

વિદેશ મંત્રાલયે બુધવારે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘના અઝહરને લગતા ઠરાવનું સંપૂર્ણ રીતે અમલીકરણ કરાશે

ભારતનો રાજદ્વારી વિજય ગણાવી શકાય તેવા પગલામાં સંયુક્ત રાષ્ટ્રસંઘે ચીને મૂકેલ ટેકનીકલ હેલ્ડરૂપી અવરોધ દૂર થતા જ પાકિસ્તાન સ્થીત અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે અમેરીકા ફાંસ અને ઈંગ્લેન્ડે સંયુક્ત રીતે આ માટેની દરખાસ્ત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કરી હતી જૈશ સંગઠને કાશ્મીરના પુલવામામાં કરેલા આતંકવાદી હુમલા પછી આ ત્રણેય દેશોએ અઝહર સામેની દરખાસ્ત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રજૂ કરી હતી

કિરણ કુમારે ભારત અને ફાંસના અવકાશ ક્ષેત્રના સહકારમાં આપેલા યોગદાન માટે તેમને ફાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા છે સત્તાવાર યાદી મુજબ ફાન્સના રાષ્ટ્રપ્રમુખ વતી ભારત ખાતેના ફાન્સના રાજદૂત એલેકઝાન્ડર જીગલરે આ પુરસ્કાર એ

આજનો દિવસ પ્રેસની સ્વતંત્રતા પ્રસાર માધ્યમોના સ્વાતંત્ય ઉપર થતા આક્રમણથી તેનું રક્ષણ કરવાનો તથા પોતાની ફરજ બજાવવા પ્રાણ ગૂમાવનાર પત્રકારોને અંજલી આપવાનો અવસર છે આજે યુનેસ્કો આફ્રિકન યુનિયન કમીરાન અને ઈથીઓપીયાની સરકારના સંયુક્ત ઉપક્રમે અખબારી સ્વાતંત્ર્યની ઉજવણી કરાશે આફ્રિકન યુનિયનના અડીશ અબાબા ખાતેના વડામથકે મુખ્ય કાર્યક્રમ યોજાશે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ આજના ખાસ સંદેશમાં લોકતાંત્રીક મૂલ્યોને મજબૂત બનાવવા રચનાત્મક ભૂમિકા ભજવવા તથા આરોગ્ય શિક્ષણ જેવા લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા મિડિયાને અનુરોધ કર્યો છે ઉપરાષ્ટ્રપતિએ પ્રસાર માધ્યમોને હંમેશા નિર્ભયતા સત્ય તથા તટસ્થતાથી અહેવાલ લેખન કરવા અનુરોધ કર્યો છે

બજરંગ પુનિયાએ હપ કિલો વજન જૂથમાં વ્હીક્ટર રસાદીનને હરાવીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે

ક્રિકેટ સ્પર્ધામાં આજે મોહાલીમાં કોલકતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો થશે સ્પર્ધાની ગઈકાલે મુંબઈમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદાબાદને સુપર ઓવરમાં પરાજય આપતા મુંબઈ પ્લે ઓફ માટે ક્વોલીફાય થયું છે

એસ પ્રણોય અને જાપાનના કાન્તા સુનેયામા વચ્ચે મુકાબલો થશે